ઉલ્લેખનીય યોગદાન માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કર્યા

ડિસેમ્બરથી કમ્પ્યૂટર આધારિત પરિક્ષાએ હાથ ધરાશે

ભારતના રોહન બોપન્ના અને કેનેડાના ડેનિસ શાપોવાલોવની જોડીએ અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધાની ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

સંગઠનની બેઠકમાં હાજરી આપ્યા બાદ ઈરાન પહોંચ્યા છે ઈરાનમાં તેઓ ઈરાનના સંરક્ષણ મંત્રી સાથે મંત્રણા કરશે એસસીઓની બેઠકમાં શ્રી રાજનાથસિંહ પર્શિયાના અખાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એ બાબતને ધ્યાનમાં લેતા શ્રી રાજનાથસિંહ અને ઈરાનના સંરક્ષણમંત્રીની યોજાનારી બેઠક આગવું મહત્ત્વ ધારણ કરે છે

કેન્દ્ર સરકારની નીતિઓ પ્રભાવશાળી કામગીરી અને ટેસ્ટ ટ્રેક અને દ્રીટ નીતિથી સાજા થવાનો દર વધ્યો છે અને મૃત્યુ દર ઘટ્યો છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે